સાથે પૂર્વતૈયરાઓની સમીક્ષા કરવામાં આવી સંયુકત આરબ અમીરાતમાં શારજાહ ખાતે રમાનારી વિશ્વ રોવર્સ રમતોત્સવમાં ભાવનગરનો

આ માટેની માર્ગદર્શિકા પણ તૈયાર કરાઇ છે લોકોએ પોતાની માફીતી જ્ઞાન અને માન્યતાના આધારે પૂરી પાડવાની છે તેમણે સ્પષ્ટતા કરી કે આ સમગ્ર કવાયતમાં કોઇપણ વ્યક્તિની નાગરિકતા અંગે શંકા હોથ તો પણ કોઇ ચકાસણી થવાની નથી બુલેટ ટ્રેન ભરત પંડ્યા અમદાવાદ મુંબઈ વચ્ચેના મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ થી કોને લાભ થશે તેવા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેના નિવેદન સામે ગુજરાતમાં આકરા પ્રત્યાઘાતો સર્જાયા છે ગુજરાત ભાજપ દ્વારા શ્રી ઠાકરેના આ નિવેદનની આકરી ઝાટકણી કાઢવામાં આવી છે ભાજપના પ્રદેશ પ્રવક્તા શ્રી ભરત પંડ્યાએ જણાવ્યું કે પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટ સમાન બુલેટ ટ્રેન એ વિકાસ નો પર્યાય છે અને તેની સામે મહારાષ્ટ્ર ના મુખ્ય મંત્રીનું નિવેદન દુર્ભાગ્ય પૂર્ણ છે

આજે જર્મની બ્રિટન અને ફાન્સના આરોગ્યમંત્રીઓ વચ્ચે પણ બેઠક યોજાશે અને તેમાં વાયરસથી બચવા માટે સાવચેતી અને પ્રવાસ અંગેની સૂચનાઓ માટે સંકલન કરવામાં આવશે

અમારા સંવાદદાતા જણાવે છે કે વિશ્વ આરોગ્ય સંસ્થાના મિશનમાં અમેરિકાના નિષ્ણાતોને ચીને આવકાર્યા છે

બેઠકમાં સામૂહિક જાગૃતિ અને તકેદારી પર અને અલાયદી વ્યવસ્થા પર ભાર મૂકવામાં આવ્યો હતો આ ઉપરાંત વિમાનમથકો પર વધુ તકેદારી ઉભી કરવા જણાવ્યું હતું દિલ્હી કોલકત્તા મુંબઇ કોચીન બેંગલૂરૂ હૈદરાબાદ અને ચેન્નાઇમાં ચીન સિંગાપોર થાઇલેન્ડ અને હોંગકોંગથી આવતા મુસાફરો માટે એરોબ્રીજનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો છે ગઇકાલે નવીદિલ્ફીમાં આરોગ્ય વિદેશમંત્રાલય જ્હાજ બાબતો નાગરિક ઉફયન અને ગૃહમંત્રાલયના મંત્રીજૂથની બેઠક મળી હતી અને તેમાં વાયરસથી તકેદારીનાં પગલાં વિચારવામાં આવ્યાં હતાં આરોગ્ય મંત્રી ડોકટર હર્ષવર્ધનના અધ્યક્ષપદે મળેલી બેઠકમાં પૂર્વતૈયારીઓનું નિદર્શન પણ રજૂ થયું હતું

પ્રાધ્યાપકોએ પ્રોજેકટસનું નિરીક્ષણ અને મૂલ્યાંકન કરી પસંદગી ના પાંચ શ્રેષ્ઠશોધ પ્રોજેકટસને પારિતોષિક અર્પણ કરાયા હતા

કેન્દ્રના વડા ડો

રાધાકૃષ્ણને જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રની મગફળીની વધુ ને વધુ નિકાસ કઈ રીતે કરી કરી શકાય અને જમીનની ફળદ્રુપતા સાથે મગફળીનું વિપુલ પ્રમાણમાં કેવી રીતે ઉત્પાદન થઈ શકે

આમંત્રિત મહેમાનો દ્વારા તાલીમાર્થી સ્વસહાય જૂથના બહેનોને તાલીમનો યોગ્ય ઉપયોગ કરી આર્થિક રીતે પગભર બનવા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી

જેમાં ખેડૂતોને રવિ ઋતુ અને પાક યોજના અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ અને સાથે જ પ્રધાનમંત્રી માનધન યોજના પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંગે માહિતી આપવામાં આવી હતી આ સાથે જ ઓછા પાણીએ ટપકસિંચાઇ પદ્વતિ દ્વારા ખેતી કરવી અને શિયાળામાં થતા પાક માટે વૈજ્ઞાનિક ખેતી પર માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું આ પ્રસંગે અરવલ્લી જિલ્લા ખેતી અધિકારી જે

પટેલ તેમજ કૃષિ વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહ્યા હતા હાર્દ પંડ્યા સયુંકત આરબ મીરાતમાં શારજાહ ખાતે રમાનારી વિશ્વ રોવર્સ રમતોત્સવમાં ભાવનગરનો હાર્દ પંડ્યા ભાગ લેશે

અગાઉ તેને સ્કાઉટ ગાઇડ સંઘનો રાજય પુરસ્કાર તથા રોટરી કલબ ઓફ ભાવનગર દ્વારા સન્માન અનેથાત કરાયા છે

જો કે એસ એન

અમારા અમદાવાદ સંવાદદાતા જણાવે છે કે રણજી ટ્રોફી સ્પર્ધામાં ટકી રહેવા માટે મુંબઈને આ મેય આઉટ રાઈટ જીતવી ખુબજ જરૂરી છે જો કે ફોર્મ માં યાલે રહેલ સૌરાષ્ટ્રને ઘર આંગણે હરાવવું એટલું સરળ પણ દરમિયાન દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ઉપર શરુ થયેલી ગુજરાત નથી

ગુજરાતે ટોસ જીતીને દિલ્હીને પ્રથમ બેટિંગ આપી હતી

આ મેચમાં ગુજરાતના કપ્તાન પ્રિયાંક પંચાલ છે